નવજીવન અને સમૃધ્ધિ આપતી હોવાથી ગંગા સ્વચ્છ રહે તે ખૂબ જ જરૂરી છે

અને કઠોળની ખરીદીને મંજુરી આપી છે

આજે નમામી ગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર તાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે તેમની સરકારે નમામી ગંગે યોજના નદીની સ્વચ્છતા પૂરતી મર્યાદિત ન રાખતાં તેને સર્વગ્રાહી યોજના બનાવીને ગંગાના જતનની યોજનાનું સ્વરૂપ આપ્યું છે

પ્રધાનમંત્રીએ ગંગા નદી કાંઠાની સંસ્કૃતિ જૈવવિવિધતા અને કાયાકલ્પ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે હરિદ્વારમાં સ્થપાયેલા ગંગાના પ્રથમ સંગ્રહાલય ગંગા અવલોકન નું પણ ઉદ્વાટન કર્યું છે આ કાર્યક્રમમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહ પ્રકાશિત રોંઈંગ ડાઉન ગંગા પુસ્તકનું વિમોચન કરવામાં આ વ્યું છે

તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક મહિનાઓના અનુભવોએ પુરવાર કર્યું છે કે વૈશ્વિક આદાન પ્રદાનમાં કોઈપણ એક સ્રોત ઉપર આધાર રાખવો યોગ્ય નથી

શીખર બેઠકના પ્રારંભે ડેન્માર્કના પ્રધાનમંત્રીએ આ બેઠકને ભારત ડેન્માર્ક વચ્ચેના સંબંધો માટે સીમાચિહ્નરૂપ ગણાવી હતી

અન્ય રાજ્યોને ખરીફ પાક માટેની દરખાસ્ત મળ્યા બાદ મંજુરી અપાશે આ નિર્ણય મુજબ તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક અને તેલંગણામાંથી લધુત્તમ ટેકાના ભાવે તેલીબીયા અને કઠોળની ખરીદી કરાશે

જ્યારે એક વ્યકિત ઇજાગ્રસ્ત થઇ છે

કાટમાળની નીચે ઘણાં લોકો ફસાયા હોવાની સંભાવના છે આ લોકો ઇમારતમાં સમારકામ કરતાં મજૂરો હતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

એસ

પી એસ સી એ ગઈકાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે સિવિલ સર્વિસ પરીક્ષા સ્થગિત કરવી અશક્ય છે જસ્ટિસ એ એમ ખાનવિલકરના અધ્યક્ષપદની ખંડપીઠે કમિશનને પોતાનું વલણ દર્શાવતું સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું અને આ મામલો બુધવારે સુનાવણી માટે મુલતવી રાખ્યો છે

પી એસ

ના ઉમેદવારોના જૂથ દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલીમ પરીક્ષા મુલતવી રાખવા અંગે સર્વોચ્ય અદાલત સમક્ષ કરાયેલી અરજીની સુનાવણી ચાલી રહી છે

સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી કર્નલ દેવીન્દર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ ગોળીબાર શરૂ કરતાં સતર્ક ભારતીય દળોએ તરત જ વળતો જવાબ આપ્યો છે હજી સુધી જાનહાની કે મિલકતને નુકસાનના અહેવાલ નથી

આ કાર્યક્રમ ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં હાથ ધરાશે અને પ્રથમ તબક્કામાં અંતરીયાળ તથા દુર્ગમ વિસ્તારોને આવરી લેવાશે

વડી અદાલત મદ્રાસ વડી અદાલતે મરીના સહિત ચેન્નાઇના મુખ્ય બીચને ફરી શરૂ કરવા અંગે પાંચ ઓક્ટોબર સુધીમાં સ્પષ્ટીકરણ કરવા તમિલનાડુ સરકારને નિર્દશ આપ્યો છઠે

જેથી અદાલત તેમાં હસ્તક્ષેપ કરવા નથી માંગતી અદાલતે રાજ્ય સરકારને આ અંગે સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે ફેન્ચ ઓપન ફેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં રફેલ નડાલ અને એ બબલીક જ્યારે મહિલાઓમાં સેરેના વિલિયમ્સ જી મુગુરૂઝા અને અમાંદા એનીસીમોવાએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે રફેલ નડાલે બેલારૂસના એગોર જેરાસીમોવ સામે સીધા ત્રણ સેટમાં વિજય મેળવીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

મહિલાઓની સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ અને જી મુગુરૂઝા સરળતાથી બીજા રાઉન્ડમાં આગળ વધ્યા છે